વધુ માં માહિતી આજે જાહેરાત દ્રારા આપવામાં આવશે નેહ્લ ઠક્કર નાયબ મુ ખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે રાજય સરકારની નાણાંકીય સ્થિતિ સારી છે

નેહ્લ ઠક્કર ક ચ્છ કોરોના કેસ કચ્છ કોરોના મુક્ત થઈ ગયુ હોવાના રાહતના સમાયાર વચ્ચે ગઈકાલે ફરીથી કચ્છ માટે કોરોના કેસના સમાચાર આવ્યા છે મું દરા ખાતે મું બઈનો એક યુ વક કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યુ છે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીના જણાવ્યા મુજબ આ યુ વક એક ખાનગી શીપના ક્રુ મેમ્બર તરીકે કામ કરે છે થીડાક સમયથી તે રજા પર હતો અને મુંદરા પોર્ટ પર લાંગરેલા શીપમાં ડ્યુટી જોઈન કરવા તે મુંદરા પરત આવ્યો હતો આ યુવકને મુંદરાની ખાનગી હોટેલમાં રખાયો છે હાલ યુ વકના સંપર્કમાં આવેલા લોકોને દ્રેસ કરી કર્વોરન્ટઈન કરવાની કામગીરી ચાલી રહી છે ઉપરાંત યુ વક ગાંધીધામના ટેક્સી ડ્રાઈવરની કારમાં મુંબઈ થી મું દરા આવ્યો હતો આ ટેક્સી ડ્રાઈવરને પણ ગાંધીધામ ખાતે કર્વોરન્ટાઈન કરાયો છે

જે લોકો ગુજરાત બહારથી ગુજરાતમાં આવે છે તેઓને સરહદના ચેકપોસ્ટ પર પોલીસ તેઓનું નામ ડીજીટલ ગુજરાત પોર્ટલમાં દાખલ કરશે નેહ્લ ઠક્કર મુ ખ્યમંત્રી અગ્ર સચિવ રાજ્ય સરકાર સુજલામ સુ ફલામ યોજનના ત્રીજા તબક્કાનો આરંભ કરશે દસમી જુન સુ ધી ગામડાની નહેરો સુ ધી પાણી પુરૂ પાડવા માટે આયોજન કરવામાં આવ્યુ છેમુ ખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ અંગે માહિતી આપી હતી નેહ્લ ઠક્કર લખપત મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે લખપત તાલુકાના સરહદી ગામ ગુ નેરી ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો લોકડાઉનની સ્થિતિ અને ફાલ સરહદી ગામોના લોકોની ચિંતા કરીને તેમના ખબર અંતર પુછ્યા હતા સાથે કોરોનાને લઈને ગામના લોકોને સાવચેતી રાખવા માટે સુ યનો કર્યા હતા આ કાર્યક્રમમાં કચ્છ કલેક્ટર પ્રવિણા ડી કે રાજયમંત્રી વાસણભાઈ આહિર પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક અને ગુનેરી ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

તેમ કહીને ઉમેર્યુ હતું કે ખાનગી તબીબોને પણ રસીકરણ માટે છુટ આપવામાં આવી છે